તેથી એક મહત્ત્વપૂર્ણ શિક્ષણ પદ્ધતિ અમલી બનશે જે ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવવા મદદરૂપ થશે આ સંમેલનમાં દરેક રાજ્યોના શિક્ષણ મંત્રી રાજ્ય યુ નિવર્સિટીઓના કુલપતિઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે

આરતી ભદ્દ સમીક્ષા બેઠક કચ્છ જિલ્લા અને મોરબી સાસંદ સભ્ય વિનોદ યાવડાની અધ્યક્ષતામાં કલેક્ટર કયેરી ખાતે કેન્દ્રીય પુ રસ્કૃત અમૃત મિશન઼ પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત મિશનની સમીક્ષા બેઠક થોજાઈ હતી

પ્રવિણાની આગેવાનીમાં કચ્છની છ નગરપાલિકાઓના મુખ્ય અધિકારી તેમજ ભુજ સ્થિત ગુજરાત પાણી પુ રવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ચીફ ઈજનેર અને કાર્યપાલક ઈજનેર ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભુજમાં ગટર પાણી અને માર્ગના અધુ રા કામોને વહેલાસર પુર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી

માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર અને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર એચ સી મોદીએ જણાવ્યુ હતુ કે બે દિવસમાં સમગ્ર કચ્છમાં બારસોકિલોમીટર જેટલો પ્રવાસ કરી સ્થાનીકે નુકસાનીની સમીક્ષા કરવામાં આવી છે ભારે વરસાદને કારણે કોઝવેને ભારે નુકસાન થયુ છે તેના પર પાઈપ નાખી પુલ બનાવવાનું આયોજન કરાશે આરતી ભદ્દ ગાંધીધામ ચેમ્બર રાજય સરકાર દ્રારા ભુ માફિયાઓ સામે કડક પગલા લેવા માટે એન્ટી સોશીયલ એક્ટીવીટી એક્ટની જોગવાઈ કરાઈ છે તેને ગાંધીધામ ચેમ્બરે આ નવા કાયદાને કારણે ભુ માફિયાઓ અને અસામાજિક તત્વોને ડામવાના નિર્ણયને આવકારવામાં આવ્યો છે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ અનિલકુમાર જૈલે મુખ્યમંત્રીને પત્ર પાછ્વી રાજયમાં શાંતિ અને સલામતી સુ દઢ કરનાર અને વેપાર ઉધીગને વેગ આપનાર બંને કાયદાને બહાલી આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા